મુંબઈમાં વસતા કચ્છીઓ ખાસ કરીને વાગડ જૈન સમાજના મુલુંડ દાદર માટુંગા કાંદીવલી વિસ્તારમાં મતદારોએ મતદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો

સી ફળદુ કચ્છ જિલ્લાના સરહદી ગામડાઓમાં તિડના ઝુંડનું આક્રમણ વ્યાપક બનતા મંત્રીશ્રી આર સી

તિડનો પ્રતિકાર કરી ખેતીવાડીને બયાવી લેવા માટે ખાસ દવાનો છંટકાવ હાથ ધરાયો છે અને તે માટેની મશીનરી અને દવા કેન્દ્ર સરકાર તરફથી અહીં મોકલાયા છે કૃષિમંત્રી આર

પાકવિમાના અગાઉથી બાકી હોય તેવા લેણાં ખેડૂતોને યૂકવી આપવા કહેવાયું છે

અને ફરજ બજાવતી વખતે શહીદ થયેલા પોલીસ જવાનોને વંદન કર્યા છે ટિવટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર પોલીસ જવાનો અન્ય માટે પ્રેરણાસ્ત્રીત બન્યા છે શ્રી મોદીએ કહ્યું કે ગયા વર્ષે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિસ્થળનું લોકાર્પણ કરાયું હતું આ સ્મૃતિસ્થળ લોકોને પ્રેરણા આપે છે

ભુજમાં પોલીસ મુખ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સરહદી રેજ્જના પોલીસ મહાનિયામક સુભાષ ત્રિવેદીએ શહીદ પોલીસ જવાનો ને શ્રદ્વાસુમન અર્પણ કર્યા હતા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયા અને અન્ય પોલીસ અધિકારીઓ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા ગાંધીધામમાં પોલીસ અધિક્ષક કચેરી ખાતે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિત રાઠોડ દ્વારા શહીદ પોલીસોને સલામી સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી

રવિવારે રાજાના દિવસે પણ ગ્રાહકોની ચહલ પહલ બજારમાં જોવા મળી હતી જેમાં ખાસ કરીને રંગોળી માટેના રંગો અને દીવડાઓ ઉપરાંત રોશની માટેની વિવિધ ઐસેસરીઝની ખરીદી થઇ હતી સવારે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોની અવાર જવર રહી હતી અને બપોર બાદ શહેરના લોકોએ બજારોમાં લટાર મારી હતી જેથી વેપારીઓના ચહેરા પર રોનક જોવા મળી હતી જો કે એક બાજુ શેરમાં મોટા મોટા મોલ ખુલ્યા છે અને બીજી બાજુ ઓનલાઈન ખરીદીનો ક્રેઝ પણ વધ્યો છે જેથી કોઈ ચોક્કસ બજારમાં ભીડ જોવા મળી ન હતી

અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ આકાર લેતા પાછીતરે વરસાદ ગુજરાતમાં પડે તેવી ભીતી વ્યકત કરાઇ છે ગીરસોમનાથ અમરેલી પોરબંદર ભાવગનર જામનગર દ્વારકા કચ્છની દરિયાઇ પદ્દીમાં ઝાપટાં પડી શકે છે દાહોદ ડાંગ અને નવસારી જિલ્લામાં પણ છુટીછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે